આઇટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભારતને વૈશ્વિક શિક્ષણ સ્થળ તરીકે સ્થાપિત કરશે અને દેશમાં નવી તકો ઉભી કરશે આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આઈઆઈટી ગુવાહાટીના દિક્ષાંત સમારોહમાં સંબોધન કરતાં શ્રી મોદીએ આશા વ્યક્ત કરી કે યુવા માનસનું સ્વપ્ન આગામી દિવસોમાં દેશની વાસ્તવિકતાને આકાર આપશે

સંશોધન માટે આ દિશામાં પૂરા પાડવામાં આવતા ભંડોળની પૂરતી ોગવાઈઓ છે

કોવિડ રોગયાળો સામે લડવામાં આઈઆઈટી ગુવાહાટીની ભૂમિકાની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સંસ્થા પૂર અને ભૂસ્ખલનને ઘટાડવા તેમ સંશોધન દ્વારા સ્થાનિક સંસાધનો અંગે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે

કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયલ નિશાંકે ણાવ્યું કે સંસ્થાએ રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભા વી હતી અને વિદ્યાર્થીઓને ભાવિ પડકારો માટેની તૈયારી કરવા તાકીદ કરી હતી

કોવિડ મીટીંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોવીડ વ્યવસ્થાપનની સ્થિતિ અને સજી તાની સમીક્ષા કરવા માટે આજે કોવિડથી વધુ અસરગ્રસ્ત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રીઓ અને આરોગ્ય મંત્રીઓ સાથે ઉચ્યસ્તરીય ઓનલાઈન બેઠક થો શે

અન્ય પાંચ રાજ્યોની સાથે પંજાબ અને દિલ્હીમાં તાજેતરમાં નોંધાયેલા કેસોની સંખ્યામાં વધારો થયો છે

કેન્દ્ર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે અસરકારક સહયોગ અને સંકલનમાં કોવિડ વિરુદ્ધ લડત આપી રહ્યા છે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા એઇમ્સ નવી દિલ્ફીના સહયોગથી હાથ ધરાયેલી ઇ આઇસીયુ ટેલિ પરામર્શ દ્વારા આઇસીયુમાં ડોકટરોની ક્લિનિકલ મેને મેન્ટ ક્ષમતાઓમાં નોંધપાત્ર સુધારણા કરવામાં આવી છે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષાથી હોસ્પિટલોમાં ઓક્સિ નની પૂરતી ઉપલબ્ધતા અને કોવિડ આરોગ્યસંભાળ સુવિધાઓની ખાતરી કરવામાં આવી છે સકારાત્મક કેસોના નિયંત્રણ દેખરેખ પરીક્ષણ અને કાર્યક્ષમ ક્લિનિકલ મેને મેન્ટમાં તેમને ટેકો આપવા માટે કેન્દ્ર નિયમિત રૂપે તબીબી ટીમ નિયૂક્ત કરે છે

ગઇકાલે વધુ એક ફજાર પડ દર્દીઓના મૃત્યુ નીપ યા હતા

ો કે તે મૃત્યુ દર એક પોઇન્ટ છ ટકા કરતાં પણ ઓછી છે

શારજાહા ક્રિકેટ સ્ટેડિથમ પર રમાયેલી આ મેચમાં ચેન્નાઇ સુપરકીંગ્લસે ટોસ જીતી પ્રથમ બોલીંગ પસંદ કરી હતી